હવે તે આજે સવારે નહિ પરંતુ આજ બપોર સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા અને વેરાવળને સ્પર્શ કરે તેવી સંભાવના છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી જાણકારી મુજબ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના સમુદ્રકાંઠે સમાંતર રીતે આગળ ધપતું રહેશે વાવાઝોડાની વિનાશકતા ને અનુલક્ષીને કચ્છ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર નવનંબરનું ભથસુચક સિઝ્નલ લગાડી દેવામાં આવ્યું છે દરમિયાન કચ્છમાં બે દિવસ દરમિયાન વીસ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હોવાનું નિવાસી અધિક કલેકટર કે

આ અંગે જિલ્લામથક ભુજ સ્થિત હવામાન કચેરીના પ્રભારી રાકેશ કુમારે જણાવ્યું હતું કે અતિશય ગરમીના કારણે લોકલ સીસ્ટમથી ઉભી થયેલી પરિસ્થિતિને લીધે વરસાદ થયો હતો જેને વાવાઝોડા સાથે કોઈ સંબંધ નથી

જો કે કટોકટીના સમયે લોકોના સ્થળાંતર માટે રેલ્વે દ્વારા છ થી દસ કોયની વિશેષ દ્રેન દોડાવવાનું આયોજન કરાયું છે અને સંબંધિત સરકારી વિભાગો સાથે સંકલનમાં રહી રેલ્વે આપત્કાલીન પરિસ્થિતિમાં રાહત અને બચાવકાર્ય મટે તત્પર છે

કેન્દ્રિય ગૃહ સચિવે તમામ અધિકારીઓને ઓછામાં ઓછું નુકસાન થાય અને કોઇ પણ જાનહાનિ ન થાય તે માટે શક્ય તમામ પગલા લેવા અનુરોધ કર્યો છે આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાવાપીવાની વસ્તુઓ પીવાનું પાણી તથા દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે તે માટે સૂચનો આપ્યા હતા

એ એસ

ડી આર

ડી આર એફ ની ટીમોને સૌરાષ્ટ્ર મોકલાઇ છે અને તેઓ કાર્યરત બન્યા છે તેમણે કહ્યું કે બી

એફ

એફ

મી ની ઝડપે પવન ફૂંકાશે આકાશવાણી સાથે વાત કરતા તેમજ્ઞે ચોખવટ કરી હતી કે વાવાઝોહું કિનારે ક્યારે ટકરાશે તેની ગણતરીમાં થોડું આગળ પાછળ થઇ શકે છે કારણકે તીવ્ર ઝડપે જમીન તરફ ધસમસતો પવનનો જથ્થો ખસી પણ શકે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરેલા એક સંદેશામાં જજ્ઞાવ્યું છે કે હું રાજ્ય સરકાર સાથે સતત સંપર્કમાં છું

ડી આર એફ અને અન્ય એજન્સીઓ જરૂરી તમામ સહાય મળી રહે તે માટે રાઉન્ડ ધી ક્લોક કાર્ય કરી રહી છે

આજે નોર્ટીગફામ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બપોરે ત્રણ વાગ્યે મેચ રમાશે